પ્રધાનમંત્રી નરેન્રે મોદીએ દેશની હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ ઓક્સિજન પર્હોચાડવા માટે સંકલન સાધવા રાજ્ય સરકારો અને ઓક્સિજન ઉત્પાદકોને અનુરોધ કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિયારો વ્યક્ત કરશે

મોદીએ દેશની હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ ઓક્સિજન પહોંચાડવા માટે સંકલન સાધવા રાજ્ય સરકારો અને ઓક્સિજન ઉત્પાદકોને અનુરોધ કર્યો છે દેશના ઓક્સિજન ઉત્પાદકો સાથે વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંવાદ કરતાં શ્રી મોદીએ આ મુજબ અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે જુદા જુદા રાજ્યોની ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં લઇને રેલ્વે તથા હવાઇદળની ક્ષમતાનો અસરકારક ઉપયોગ કરવા અંગે આયોજન કરાયું છે રાજ્ય સરકારો હોસ્પિટલો ઓક્સિજન ઉત્પાદકો પરિવહન સંચાલકો વચ્ચે જેટલું સંકલન સારૂ હશે એટલા પ્રમાણમાં ઓક્સિજનના પુરવઠાના પડકારને સરળતાથી પહોંચી શકાશે ઓક્સિજના ઉત્પાદકોએ છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્પાદનામાં વધારો કર્યો છે તે બાબતને પ્રધાનમંત્રીએ આવકારી છે

સેના આર્થિક અધિકાર સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કોવિડના દર્દીઓની સારવાર ઝડપી અને અસરકારક બનાવવા લશ્કરના તબીબી વડાઓને વધુ આર્થિક અધિકારો આપવાનો નિર્ણય લીધો છે

જેનો ઉપયોગ તેઓ દવાઓ તથા ઉપકરણોની ખરીદી માટે કરી શકશે આ નિર્ણય પ્રમાણે લશ્કરની ત્રણેય પાંખોના તબીબી સેવાના મહાનિદેશકને પાંચ કરોડ રૂપિયા મેજર જનરલને ત્રણ કરોડ રૂપિયા તથા બ્રિગેડિયર અને સમકક્ષ રેન્કના અધિકારીઓને બે કરોડ રૂપિયાના આર્થિક અધિકારો આપવામાં આવ્યા છે

કેન્દ્ર સરકાર રેમડેસીવીરના ઉત્પાદન અને પુરવઠા ઉપર ચાંપતી નજર રાખી રહી છે અને તેનો થોગ્ય રીતે પૂરવઠો થાય તે માટે જરૂરી પગલાં લેવાશે

ેય બોર્ડે કોવિડ સામેની લડત માટેની આયાત કરાયેલ સામગ્રીને અગ્રતા આપીને તેને ઝડપથી ક્લિયરન્સ આપવાનો નિર્દેશ દેશભરના કસ્ટમ તંત્રને આવ્યો છે કોવિડના દર્દીઓ માટેની જીવનરક્ષક દવાઓ સહિતની સામગ્રી લાભાર્થીઓ સુધી ઝડપથી પહોંચે તે હેતુથી આવા નિર્દેશ અપાયા છે

મુંબઇ વડી અદાલતની ખંડપીઠે દેશમુખ વિરૂધ્ધ પ્રારંભિક તપાસ શરૂ કરવાનો આદેશ આવ્યા બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું અદાલતે તપાસ પંચને દેશમુખ વિરૂધ્ધ એફઆરઆઇ દાખલ કરવાની પણ છૂટ આપી હતી

આવતીકાલે સવારે હિન્દીમાં મન કી બાત રજ્ન કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્ત્રો પરથી કરાશે

આકાશવાણી દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યૂ ટ્યૂબ ચેનલો ઉપર પણ આ કાર્યક્રમનું સીધું પ્રસારણ થશે

ઉપરાષ્ટ્ર પતિ એમ વૈકૈંયા નાયડુએ પંચાયતી રાજ દિવસની શુભેચ્છાઓ આપતાં જણાવ્યું છે કે ભારત જેવા મોટા દેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા જરૂરિયાત મંદ અને ગરીબો સુધી પહોંચવાની શ્રેષ્ઠ વ્યવસ્થા છે

જાપાન કટોકટી જાપાન સરકારે કોવિડના કેસમાં થયેલ વધારાને ધ્યાનમાં લઇને ટોકિયો ઓસાકા ક્યોટો અને હ્યોગો શહેરોમાં આવતીકાલથી આરોગ્ય કટોકટીની જાહેરાત કરી છે

કોવિડ મહામારીની શરૂઆતથી આજ દિન સુધીમાં જાપાને ત્રીજી વખત આરોગ્ય કટોકટીની જાહેરાત કરી છે

પરિવહન સુવિધા વહેલા બંધ કરાશે યુનિવર્સિટીઓ ઓનલાઇન ક્લાસીસ ચલાવી શકશે ટોકિયો ઓલ્મિપિક સ્પર્ધા શરૂ થવાને ત્રણ માસ બાકી છે ત્યારે જાપાન સરકારે આ નિર્ણય લીધો છે

રાષ્ર પતિ રામનાથ કોવિંદે આજે રાષ્ર પતિ ભવનમાં યોજાયેલા સમારંભમાં શ્રી રામણાને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા શ્રી રમન્ના ગઇકાલે નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયનુર્તિ એસએ બોબડેના અનુગામી બન્યા છે

ઉપરાષ્ટ્રપતિ એમ વૈકૈયા નાયડ઼ પ્રધાનમંત્રી નરેન્મ મોદી લાકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

શ્રી મોદીએ કહ્યું છે કે આ પગલાથી પેરિસ સમજૂતીના લક્યોતિ પ્રાપ્ત કરવા પ્રતિસ્પર્ધા વધારવા અને રોજગારની નવી તકો ઉભી કરવામાં મદદ મળશે

આરબીઆઈની યાદીમાં માહિતીના સંગ્રહના નિયમોનું પાલન કરતી નહીં હોવાનું જણાયું છે આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે કાર્ડ પરનો પ્રતિબંધ બંને સંસ્થાઓના વર્તમાન કાર્ડ ધારકોને લાગુ પડશે નહીં